ઉત્તરાખંડ પરિષદને ગઈકાલે દહેરાદૂનમાં ખુલ્લી મુકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતમાં આર્થિક સુધારાઓની ઝડપ અને તેનું પ્રમાણ અકલ્પ છે

વેપાર સરળીકરણ માટેના નાદારીના કાયદાઓ પણ લાભદાયક રહ્યો છે

આયુષ્માન ભારત યોજનામાંથી દેશમાં તબીબી સેવાઓમાં બીજા અને ત્રીજા સ્તરના માળખાઓમાં સુધારો થયો છે નૂતન ભારતમાં મૂડી રોકાણની તકોમાં વધારો થયો છે અને ઉત્તરાખંડ પરિષદમાં પણ એ જ દિામાં છે શ્રી મોદીએ અન્નપ્રક્રિયા તથા પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં પણ કરાયેલા પ્રયત્નોની રૂપરેખા આપી હતી તેમણે મેઈકઈન ઈન્ડિયાની સિધ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો અશરફ નથવાણી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગઈકાલે તાઝીકિસ્તાનના ત્રિદિવસીય પ્રવાસે પહોંચ્યા છે રાજધાની દુશાંબેમાં નાયબ પ્રધાનમંત્રી ઝોકીર ઝોડાએ નેમનું સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ કોવિંદ સાથે સંરક્ષણ રાજ્યમંત્રી સુભાષ ભામરે અને રાજ્યપાલના સભ્ય શમશેરસિંહ મનહાસ પણ પ્રવાસમાં જોડાયા છે તાઝીકિસ્તાનમાં રહેતા ભારતીયો દ્વારા રાષ્ટ્રપતિના સન્માનમાં સાંજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે રાષ્ટ્રપતિનું વિધિવત સ્વાગત થયા બાદ રાષ્ટ્રપતિ અને ત્યાંના અગ્રણીઓ બંને દેશો વચ્ચેના સંબંધો સુદ્રઢ થાય તે માટે મંત્રણાઓ કરશે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે શ્રી કોવિંદ તાઝીકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમામોલી રહેમાન ઉપલાગ્રહના સ્પીકર શૂકરૂજા ઝોહરાબ અને નીચા ગૃહના સ્પીકરમઝલીસી નમોયાદાગો સાથે પણ મુલાકાત કરશે તાઝીકિસ્તાનના પ્રધાનમંત્રી કોહિર રસુલઝોદા પણ શ્રી કોવિંદ સાથે વાતચીત કરશે ત્રણ દિવસની મુલાકાત દરમિયાન શ્રી કોવિંદ તાઝીક રાષ્ટ્રીય યુનિવર્સિટીની મુલાકાત લેશે અને ઉદામવાદનો પ્રતિકાર આ વિશે ઉપર સંબોધન કરશે

ગઈકાલે નવી દિલ્હીમાં પંચદ્વારા આ માહિતી આપવામાં આવી હતી પંચે પાંચ રાજ્યોમાં ચૂંટણી અંગેનું સમયપત્રક જાહેર કર્યું હતું

છેલ્લા આઠ દસકાઓ દરમિયાન હવાઈ દળ ટેકનોલોજીથી સુસજ્જ બન્યું છે અને કોઈપણ પડકારને પહોંચી વળવા તેયાર છે તે દેશની હવાઈ સીમાઓ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે સ્થાપના દિવસ નિમિત્તે હવાઈ દળ દ્વારા ભવ્યપરેડ તથા ઉજવણી સમારોહ ગાઝીયાબાદના હીંડન સ્ટેશનખાતે રાખવામાં આવ્યો છે એર ચીફ માર્શલ બી એસ ધનોઆ આ પરેડનું નિરીક્ષણ કરશે અને બાદમાં એર વોરિયર ડ્રીલ ટેકડી દ્વારા દીલધડક શો યોજવામાં આવશે તેમાં શસ્ત્ર નિદર્શનવિન્ટેજ ફલાઈ જવા શો યોજાશે

વિવિધ મત વિસ્તારના મતદાતાઓને મતદાન મથકો પર આ કાર્યવાહી માટે બુથ લેવલ અધિકારીઓ અને મનદદનીશ નોંધણી અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી

અશરફ નથવાણી માતાનામઢ પદયાત્રા માતાનામઢ ખાતે દર્શનાર્થે શ્રાધ્ધમાં પદયાત્રા શર થઈ જતી હોવાથી અને રવિવારની રજાનો લાભ લઈ અનેકભાવિકો વાહનો દ્વારા દર્શનાર્થે ઉમટી પડતા ગઈકાલે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી રવિવારે દર્શનાર્થીઓથી મઢ ઉભરાઈ જશે તેવા અગાઉના અનુભવના આધારે ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રમાં પણ આગોતરું આયોજન કરાયું હતું હજારો શ્રધ્ધાળુઓએ મહાપ્રસાદ આરોગ્યો હતો શ્રાધ્ધ પક્ષમાં જ આરંભાયેલી પદયાત્રા થકી પ્રવાહ દિવસ રાત સતત એકધારો ચાલુ રહ્યો છે છેલ્લા ચાર દિવસમાં એકાદ લાખથી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો ગ્રહણ કર્યો છે મંદિર સંકુલ બહાર પૂજન સામગ્રી અને રમકડા કટલેરી જેવી વસ્તુઓનીબજરમાં ખરીદી કરતાભક્તોની ભારે ભીડ જોવા મળી હતી દર્શનાર્થીઓની સલામતી માટે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ છે